આ પ્રસંગે તમણે જણાવ્યું કે આજનો દિવસ આપણા માટ ઐતિહાસિક દિવસ છે કારણ કે અક ભારત શ્રેષ્ઠ ભારતની સકલ્પના પર ભાર મુકાયો છે

હવે ભારતીય રેલ્વે પર્યાવરણને અનુકુળ હોય તેવી આધુનિક તેમજ આત્મનિર્ભર ટેકનોલોજીનો ઉપયોગ કરે છે

તેમણે વધુમાં જણાવ્યુ કે કેવડીયા ભારતમાં મખ્ય પ્રવાસન સ્થળ તરીકે ઝડપથી વિકસી રહયું છે

કેવડીયામાં ઘણી સુવિધાઓ ઉપલબ્ધ થવાની નજીકના આદિવાસી વિસ્તારના ગામડાઓમાં રોજગારીનો તકો વધી છે આ પ્રસગે રેલ્વે મંત્રી પિયુષ ગોયલ તથા મખ્યમંત્રી વિજય રૂપાણી પ્રાસંગિક સંબોધન કર્યુ મુખ્યમત્રી શ્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે કેવડીયા સ્ટશન પ્રોજેકટના વિકાસથી આજુબાજુના આદિવાસી વિસ્તારોની વિકાસલક્ષી પ્રવતિઓમાં વધારો થશે

આ અંગે ડો બ્રિજેશ પંડયા તથા ડો જનકબા જાડેજાએ રસી લીધા બાદ પ્રતિભાવ આપતાં આ મુજબ જણાવ્યું હતું

અત્ર ઉલ્લેખનીય છે કે પ્રવર્તમાન શ્ર ણીમાં બન્ને ટોમો એક એક વિજય સાથે બરાબરી પર છે